સર્વોચ્ય અદાલત અયોધ્યા કેસની સુનાવણી આજથી હાથ ધરશે

અમદાવાદ મુંબઇ ભોપાલ સીમલા બેંગલુરૂ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકોએ મીઠાઇ પહેંચીને ફટાકડાં ફોડીને તથા ઢોલના તાલે નાચીને કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અમદાવાદમાં ઘણા લોકો કેન્દ્રના આ નિર્ણયને વધાવવા માર્ગો ઉપર ઉમટી પડ્યા હતા મુંબઇ તથા બેંગલુરૂમાં લોકોઐ મીઠાઇ વહેંચી તથા ફટાકડા ફોડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું મુંબઇના કાંદીવલી વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ તિરંગો લઇને રેલી યોજી હતી

દિલ્હીમાં કાશ્મીરી સમિતીના અધ્યક્ષ સુમીરે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે આ ઐતિહાસિક નિર્ણયથી કાશ્મીરી પંડિતોને લાભ થશે ફિલ્મ ક્ષેત્રના અનુપમ ખેર પરેશ રાવલ કંગના રનૌત દિયા મીરઝા ગુલ પનાગ જેવા ઘણા લોકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું કંગના રનૌતે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે આ પ્રકારના ઐતિહાસિક પગલા લેવા તથા અશ્યકને વાસ્તવીકતામાં લાવવા નિર્ણય શક્તિની જરૂર હોય છે ગુલ પનાગ તથા રણવીર શૌરીએ આ નિર્ણયને સાહસિક ગણાવીને આ નિર્ણયથી કાશ્મીરના લોકોને શાંતિ અને સમૃધ્ય મળશે તેવી આશા વ્યક્ત કરી છે ક્રિકેટમાંથી રાજકારણમાં પ્રવેશેલા ગૌતમ ગંભીરે પણ સરકારને આ નિર્ણય માટે અભિનંદન આપ્યા હતા

ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પણ સરકારના નિર્ણયને ભારતને મજબૂત બનાવનાર નિર્ણય તરીકે ઓળખાવીને આવકાર્યો છે

કેન્દ્ર સરકારના આ ઐતિહાસીક અને સાહસિક નિર્ણયને વધાવતા સંદેશાઓ સમગ્ર લદ્દાખ વિસ્તારમાંથી મળવાની શરૂઆત થઇ હતી ઘણા નાગરીકોએ વર્ષો જૂની પડતર માગણી સ્વીકારાઇ તે માટે ફર્ષ વ્યક્ત કરવા સોશિયલ મીડીયાનો ઉપયોગ કર્યો હતો ઉલ્લેખનીય છે કે દેશને આઝાદી મળી ત્યારથી લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માગણી કરવામાં આવી રહી હતી

હિવટર ઉપર શ્રી જાવડેકરે કહ્યું હતું કે સરકાર દેશના બીજા નાગરિકોની જેમ જ જમ્મુ કાશ્મીરના નાગરિકોને વિકાસની સમાન તકો આપવા માગે છે

આ સુધારા વિધેયકનો રાજ્યસભામાં સ્વીકાર કરાયો છે

આ વિઘેયક અનુસાર જમ્મુ કાશ્મીર વિધાનસભા સહિતનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે જ્યારે લદ્દાખ વિધાન સભા વિનાનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે

આ વિઘેયકને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું

ટ્વીટરના માધ્યમથી તેમણે કહ્યું છે કે એક ચૈતિહાસિક ભૂલને ચૈતિહાસિક નિર્ણય દ્વારા સુધારવામાં આવી છે તો કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આટલા વર્ષોબાદ આ ઐતિહાસિક નિર્ણય એક ઐતિહાસિક ભૂલને છે સુધારી ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેવે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદીએ સરકારના આ પગલાંને આવકાર્યું છે પોતાના વ્યક્તિગત અભિપ્રાય આપતાં જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે આઝાદીના સમયે થયેલી ઐતિહાસિક ભૂલને સરકારે આખરે સુધારી છે

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ થાદવે આ નિર્ણયને આવકારતા કહ્યું આ નિર્ણયથી દેશ મજબૂત અને એક બનશે જા કે આ નિર્ણય લોકશાહી ઢબે લેવાવો જાઇએ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીના સંયોજક અરવિંદ કેજરીવાલે સરકારના આ નિર્ણયને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નિર્ણય થી જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાશે અને વિકાસના માર્ગ ખુલશે પ્રાદેશિક પક્ષોએ પણ રાજ્યસભામાં આ નિર્ણયને સમર્થન આપ્યું હતું બહ્જન સમાજ પાર્ટી બીજુ જનતા દળ એ

એ ડી

કે

એસ આર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં સરકારના આ નિર્ણયને આવકારતા સમર્થન આપ્યું હતુ

રાજભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શ્રી મલીકે રાજ્યમાં કોઇપણ પરિહ્યતિને પહોંચી વળવા તંત્રને સતર્ક રહેવા કહ્યું છે રાજ્યપાલના સલાહકાર કે વિજયકુમાર કે

શર્મા કે સ્કંદન અને ફારુખ ખાન તથા મુખ્ય સચિવ બી

આર સુબ્રમણ્થમ આ બેઠકમાં ઉપસ્થિત હતા ત્રણ સલાહકારોએ જમ્મુની આવશ્યક સેવાઓનું મૂલ્યાંકન કરીને શ્રીનગર પરત ફરી રાજ્યપાલને વિવિધ વસ્તુઓનો જરૂરી પુરવઠો વિજળી પાણી અને સ્વાસ્થ્ય જેવી વિવિધ જનસેવાઓ અંગેની જાણકારી આપી હતી રાજ્યપાલે જનસમાન્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકી વહીવટીતંત્રને લોક ઉપયોગી ચીજવસ્તુઓ જનસામાન્યને પૂરતા પ્રમાણના મળી રહેતે બાબત પર ખાસ ધ્યાન રાખવા સૂચના આપી હતી કેન્દ્રના ગૃહવિભાગે જમ્મુ કાશ્મીર સાથે જાડાયેલા નિર્ણયો બાદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવાની તાકિદ કરી છે

લેફટન્ટ જનરલ રણબીરસિંઘ સાથે લેફટન્ટ જનરલ કે

ઢીલ્લોં પણ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સુરક્ષા પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યાહતા

અયોધ્યા જમીન વિવાદનો મધ્યસ્થતા વડે ઉકેલ મેળવવાનો પ્રથાસ નિષ્ફળ ગયા પછી સર્વોચ્ય અદાલતે આ કેસની સુનાવણી દૈનિક ધોરણે હાથ ધરવાનો નિર્ણય કર્યો હાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેંંચ આ કેસની સુનાવણી કરશે આ બેંચના અન્ય ન્યાયાધીશો આ મુજબ છે

ચંદ્રચુડ અશોક ભૂષણ અને એસ

પ્રથમ બંને મેચો જીતીને ભારતે શ્રેણી જીતી લીધી છે

મેય ભારતીય સમય અનુસાર સાંજે આઠ વાગ્યે શરૂ થશે

રેઇનબો અને અન્ય ફિક્વંસી ઉપરથી રજુ કરાશે